આર ડી

આજે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ અને નીતિ પંચ દ્વારા યોજાએલા ઉત્પાદન સંલગ્ન પ્રોત્સાહન યોજનાના વેબિનારમાં તેમણે કહ્યું કે સરકાર ઉદ્યોગો સાથે વધુ મૈત્રીપૂર્ણ છે અને અદ્યતન ટેકનોલોજી વડે સસ્તા તથા ટકાઉ ઉત્પાદનો માટે કામ કરી રહી છે ઉત્પાદનને વેગ આપવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહનો આપીને દેશને વિવિધ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહક યોજનાના મહત્વ પર પ્રકાશ પાડતાં શ્રી મોદીએ કહ્યું કે આ ઉદ્યોગો માટે તેમના ગુણવત્તાયુક્ત ઉત્પાદનોને વેગ આપવા માટે જરૂરી ઇકોસિસ્ટમ બનાવશે તેથી આ યોજના ઉદ્યોગોની નિકાસ ક્ષમતાને પણ વધારશે રોજગારી વધારશે અને આવકમાં સુધારો કરશે

શ્રી મોદીએ ધંધા કરવાની સરળતા લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા અને જિલ્લાઓને નિકાસ કેન્દ્ર તરીકે તૈયાર કરવા પર ભાર મૂક્યો છે

તેમણે કહ્યું કે બાજરી જુઆર રાગી જેવાં મીલેટ નો ઉપયોગ તેના પોષક મૂલ્યને કારણે રોગોને ઘટાડવામાં મદદ કરશે તેમણે ખેતી અને અન્ન પ્રક્રિયા ક્ષેત્રને મીલેટના ઉત્પાદન અને પ્રક્રિયાને વધારવા માટે આ સુવર્ણ તકનો ઉપયોગ કરવા અપીલ કરી દેશની રસીકરણ નીતિની પ્રશંસા કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારત માનવતાપૂર્ણ રીતે સેવા કરી રહ્યું છે એટલે દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે

પેરિસ કરાર અંતર્ગત ભારત જાહેર કરેલી પ્રતિબદ્વતાઓ પર આગળ વધી રહ્યું છે આજે સ્વીડનના પ્રધાનમંત્રી સ્ટેફન લોફ્વેન સાથે વર્યુઅલ શિખર સંમેલનમાં શ્રી મોદીએ કહ્યું કે કોવીડ રોગયાળા દરમિયાન પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે સહકારનું મહત્ત્વ સમજાયું છે

તેમણે ઉમેર્યું કે ભારત અને સ્વીડન ટેકનોલોજી મૂડીરોકાણ સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ક્ષેત્રે સંબંધોને આગળ વધારી શકે છે સ્માર્ટ સિટીઝ વોટર ટ્રીટમેન્ટ વેસ્ટ મેનેજમેન્ટ અર્થતંત્ર સ્માર્ટ ગ્રીડ ઇ મોબિલીટી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં બંને દેશોની ભાગીદારી આગળ વધી શકે છે કમ્બાઇન્ડ કમાન્ડર્સ સંરક્ષણ મંત્રી રાજ્નાથસિંહે દેશની સલામતી અને સુરક્ષામાં સંરક્ષણ દળોની ભૂમિકાની પ્રશંસા કરી છે તેમણે લશ્કરમાં તમામ પ્રકારનાં જોખમોનો સામનો કરવામાં સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ભૂમિકા અને ભવિષ્યમાં યુદ્ધના સ્વરૂપમાં અપેક્ષિત પરિવર્તન વિશે વિગતવાર વાત કરી હતી શ્રી રાજનાથ સિંહ કેવડિયા ખાતે ચાલી રહેલી કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં આજે હાજર રહ્યા હતા તેમણે કેવડિયા પહોંચી તરત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

સંરક્ષણ મંત્રીની હાજરીમાં દિવસ દરમિયાન બે સત્ર યોજાયાં હતાં અને તેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ હતી કેટલીક બેઠક બંધ બારણે થઈ હતી આ ચર્ચામાં સશસ્ત્ર દળોના આધુનિકીકરણનો મુદ્દો સામેલ હતો તેમાં ખાસ કરીને સંકલિત થિયેટર કમાન્ડ્સ ઊભું કરીને આધુનિક ટેકનોલોજીને ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું સશસ્ત્ર દળોમાં નૈતિક અને પ્રેરણાત્મક જુસ્સાને પ્રોત્સાહન જેવા મુદ્દા પર વિશેષ ભાર મુકાયો હતો ત્રણેય પાંખોના સૈનિકો અને યુવાન અધિકારીઓ પાસેથી ઉપયોગી પ્રતિભાવો અને સૂચનો મળ્યા હતા

આર ડી ઓ એ ઓડિશાના દરિયાકાંઠે પરીક્ષણ રેંજ ચંદીપુરથી ઘન બળતણ આધારિત રામજેટ ટેકનોલોજી દ્વારા સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું છે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બૂસ્ટર મોટર અને નોઝલ મોટર સહિતના તમામ પાસાંઓએ અપેક્ષા મુજબ કામગીરી કરી હતી પરીક્ષણ દરમિયાન ઘન બળતણ આધારિત રામજેટ ટેકનોલોજીનો પ્રયોગ સફળ રહ્યો હતો આ સફળ પ્રદર્શનથી ડીઆરડીઓ લાંબા અંતરની હવામાં પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઇલો વિકસાવી શકશે હાલમાં આવી ટેકનોલોજી મુઠ્ઠીભર દેશોમાં ઉપલબ્ધ છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓ ભારતીય વાયુ સેના અને વિજ્ઞાનીઓને સફળ ફ્લાઇટ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા છે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ પ્રતિષ્ઠિત પુરસ્કારની વર્ચ્યુયલ અર્પણ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ આ એવોર્ડ ભારતના લોકોને અર્પણ કરે છે મહાત્મા ગાંધીને સૌથી મોટા પર્યાવરણ રક્ષક તરીકે ઓળખવતા શ્રી મોદી એ કહ્યું હતું કે ભારતના સંસ્કાર સંસ્કૃતિ અને અધ્યાત્મ વારસામાં પ્રકૃતિનું જતન કરવાનો બોધ વણાયેલો છે

શ્રી મોદીએ વધુમાં જણાવ્યુ હતું કે જળવાયુ પરીવર્તનનો પડકાર ઝીલવા માટે માનવ અભિગમ બદલાવવો પડશે જેથી પૃથ્વીના ભલા માટે ઉમદા કામ થઈ શકે

ઈ ડી બલ્બ ખરીદીને પોતાના ઘરમાં લગાવ્યા છે ભારતમાં જંગલ છત્ર અને વન્ય જીવની વસ્તી મોટા પાયે વધી હોવાની વાત પણ શ્રી મોદીએ પોતાના પ્રવચનમાં કરી હતી

ચેતેશ્વર પૂજારા વિરાટ કોહલી અને અજિંક્યા રહાણેએ માંડ થોડા રન કર્યા અને શુભમન ગિલ અને વિરાટ કોહલીએ શૂન્ય રન કર્યા જેમ્સ એન્ડરસને ત્રણ અને જેક લીય તથા બેન સ્ટોક્સે બે બે વિકેટ ઝડપી હતી